આજે નોંધાયેલા છ નવા કેસોમાં પાંચ ભાવનગરના અને એક અમદાવાદનો કેસ છે ભાવનગરમાં કોરોનાથી વધુ એક મહિલા દર્દીનું મોત નીપજ્યું છે

જ્યારે બે વ્યક્તિ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેમજ તેમને હોમ કોરોન્ટાઇન રહેવાની સૂયના આપવામાં આવી છે

દરમ્યાન ડો જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં જે ચેપનો ફેલાવો જોવા મળી રહ્યા છે તેને લઇ સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતા દર્દીઓની આજબાજુના ઝોન પાડીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે

તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે

રાજ્યમાં હાલ જરૂરી તમામ દવાઓ સાધનસામગ્રી માનવબળ અને તમામ અન્ય કોઇ પણ જરૂરી વસ્તુઓ સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્યસરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે

જયંતિ રવિએ જણાવ્યું છે કે આ પરિસ્થિતિમાં થેલેસેમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇન્ડિયન રેડક્રોસની મદદથી જિલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારે હોસ્પિટલો ખાતે આવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

બીજા ક્રમે નવ નવ દર્દીઓ રાજકોટ વડોદરા અને ગાંધીનગરમાં છે સુરતમાં આઠ અને ભાવનગરમાં છ દર્દીઓ સારવાર હેઠળ છે આ ઉપરાંત કચ્છ મહેસાણા પોરબંદર અને ગીરસોમનાથમાં એક એક દર્દીઓ છે

મૃત્યુ પામેલા છ કેસમાં એક વિદેશી છે અને બે આંતરરાજ્ય છે

ડૉ જયંતિ રવિ અપીલ વિદેશ પ્રવાસ કરીને ગુજરાતમાં આવ્યા હોય તેવા નાગરિકોએ પોતાની રીતે સ્વેચ્છા એ રાજ્ય તંત્ર કે સ્થાનિક તંત્રને જાણ કરવાની અપીલ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતિ રવિએ કરી છે તેમણે ઉમેર્થું હતું કે આવા નાગરિકો જેના જેના સંપર્કમાં આવ્યા હોય તે અંગે સ્થાનિક તંત્ર દ્વારા ધનિષ્ઠ તપાસ કરવામાં આવી રહી છે જેમાં પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે

જયંતિ રવિએ ઉમેર્યું કે રાજ્યમાં પાંચ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે

એવીજ રીતે ગૃહમંત્રાલયે ઉદ્યોગો દુકાનો સહિતના વેપારી એકમોને પોતાના શ્રમિકોને નિયત તારીખ કોઇપણ કપાત વગર પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે એવીજ રીતે માલિકોને એક મહિનાનું ભાડ્ શ્રમિકો પાસેથી નહી વસૂલવાનો આદેશ આપ્યો છે શ્રમિકોની મોટી સંખ્યામાં પોતાના વતન પાછા ફરવાના બનાવને લોકડાઉનના ભંગ સમાન ઓળખાવીને ગૃહમંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે લોકડાઉનના આવા કેસોમાં જિલ્લા મેજીસ્ટેટ્રો પોલીસ વડાઓને જવાબદાર ગણવામાં આવશે

તેનો હેતુ આરોગ્ય વિષયક પગલા સૂચવવા દેશના અર્થતંત્રને ફરી ગતિશીલ બનાવવા તેમજ સામાન્ય લોકોની હાડમારીમાં ઘટાડો કરવા માટે ત્વરિત પગલા ભરવાનો છે

જયારે બે જૂથોનું વડપણ નીતી આયોગના સભ્યોને તેમજ એક જૂથનું વડપણ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીને સોપવામાં આવ્યું છે દરેક સશક્ત જુથમાં પ્રધાન મંત્રી કાર્યાલથ અને કેબીનેટ સચિવાલયમાંથી એક એક સભ્ય રહેશે દેશમાં મેડીકલના આવશ્યક સાધનોની ઉપલબ્ધતા જરૂરિયાત ઉત્પાદન પ્રાપ્તિ આયાત અને વિતરણ અંગેના સશક્ત જૂથના વડા ફાર્માસ્યુટિકલના સચિવ શ્રી પી

નવી સૂયના ન મળે ત્યાં સુધી મૂલ્યાંકન કેન્દ્રો બંધ રહેશે લોકડાઉનના પગલે રાજ્યના શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે

મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાએ જણાવ્યું કે તમામ સરકારી વકીલો દ્વારા વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી અસરગ્રસ્તોને મદદ માટે ફાળો આપવાની વાતને એકસૂરે સ્વીકારવામાં આવી છે

તેમજ એક મહિનાનો પગાર પણ રીલીફ ફંડમાં આપ્યો છે

સવાણી ગ્રુપના ઈ એમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જીવનજરૂરી ચીજવસ્તુની રાહતકીટ પહોંચાડવામાં આ વી રહી છે અનાજ શાકભાજી સહિતની રાહતકીટ મેળવવા માટે ઝોન પ્રમાણે વર્ગીકરણ કરીને કીટ વિનામુલ્ચે આપવામાં આવે છે

દેશમાં લોકડાઉન દરમિયાન તબીબી પુરવઠો તબીબી ઉપકરણ ખાદ્ય ચીજવસ્તુઓ વગેરે જેવી આવશ્યક સામગ્રીઓનું પરિવહન નાનાં પાર્સલ સાઇઝમાં કરવું અતિ મહત્વપૂર્ણ બની રહેશે

ટોલ નાકા ગિરિમથક સાપુતારા ખાતે આવેલ ટોલ નાકાની પ્રવેશ ફી વસુલવાનુ બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે